ત્યારે કચ્છમાં પણ વિવિધ સંગઠનો એ સમયથી આપી જોડાતા આ સરહદી જિલ્લામાં પણ અસર વર્તાઈ હતી

આવકવેરા વિભાગ તેમજ દિનદયાળ પોર્ટ ટ્રસ્ટના કર્મચારીઓ આજની હડતાલમાં સામેલ થયા હોવાનું જાણવા મળે છે વિરલ રાણા ઘાસની કાપડી સમગ્ર એશિયા ખંડમાં પૌષ્ટિક ઘાસ માટે જાણીતા બન્નીના ઘાસિયા મેદાનો ગત ચોમાસામાં શ્રીકાર વરસાદને પગલે વર્ષો બાદ ભારે હર્યા ભર્યા બન્યાં છે બન્ની ગ્રાસલેન્ડ વિભાગે પણ તકને ઝડપી ઘાસ કાપણીની કામગીરી આદરી છે અંદાજે બે લાખ કિલો ઘાસમાંથી ગાંસડી બનાવી સ્થાનિકના ગોદામોમાં ભરાશે જેનું અછત જેવા કપરા કાળમાં વિતરણ કરવામાં આવશે

મી માં પથરાયેલ ઘાસિયા મેદાનો સારા વરસમાં પુષ્કળ ઘાસ લહેરાઇ ઊઠયું છે

જે માટે સ્થાનિક મજૂરોને સાંકળવામાં આવ્યા છે

બીએસએફને આકાશવાણી સમાચાર સેવા કઈ રીતે ઉપયોગી બની શકે અને તે સહિત વિવિધ મુદ્દે તેઓએ કોટેશ્વર ખાતે બી એસ એફ ચોકી અને જળસીમાની મુલાકાત લઈ વિચાર વિમર્શ કર્યો હતો સવારે કોટેશ્વર ખાતે પૂજન અર્ચન કરી શીશ ઝુકાવ્યું હતું મધ્યાહન બાદ લખપત કિલ્લો ગુરુદ્વારા અને માતાનામઢે પણ દર્શન કર્યા હતા આ પ્રવાસમાં આકાશવાણીના નાયબ નિયામક જગદીશ પાટીડીયા સાથે રહ્યા હતા વિરલ રાણા ભેડીયાબેટ હનુમાન યાત્રાધામ તરીકે વિકસતા ભેડિયાબેટ હનુમાન મંદિર સુધી પાણી પહોંચાડવા સાડા કરોડના ખર્ચે લાઇન નાખવાના કામને મંજૂરી મળતાં યાત્રાળુઓને સુવિધા મળશે કચ્છ પ્રવાસન ક્ષેત્રે કાઠું કાઢી રહ્યો છે ત્યારે સરહદી વિસ્તારમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા નવનિર્માણ પામેલાં ભેડિયાબેટ હનુમાન મંદિરે પાણીની મુશ્કેલી અંગે ધારાસભ્ય ડો નીમાબેન આચાર્ય સમક્ષ રજૂઆત કરાતાં તેમણે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને પ્લાન એસ્ટિમેટ બનાવવા સૂચના આપી હતી જે તાજેતરમાં બોર્ડર એરિયા માટે ગ્રાન્ટ સબબ મળેલી બેઠકમાં શ્રીમતિ આચાર્યે મુદ્દો રજૂ કરતાં બી એ ડી પી

આ તાલુકાઓમાં ભુજ માંડવી મુન્દ્રા અબડાસા લખપત ગાંધીધામ ભચાઉ અને રાપરનો સમાવેશ થાય છે હાલે સર્વે કામગીરી ચાલી રહી છે એ પછી આવા કેન્દ્રો શરૂ કરવાની કામગીરી થશે

પંદર જેટલા જવાના આ યાત્રામાં જોડાયા છે

વિરલ રાણા હવામાન આજે વાતાવરણ સૂર્ય પ્રકાશીત બનતા ઠંડીથી થોડી રાહત થઈ છે